લોકસભાની બાકી રહેલી બે તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે

દરમ્યાન ચ્રંટણી માટેની આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે

જુદા જુદા રાજકીય પક્ષોના આગેવાનો વિવિધ સ્થળોએ રેલીઓ યોજીને પ્રચાર કરી રહ્યા છે

આ બંને પ્રસંગોએ પ્રધાનમંત્રીએ મતદારોને પોતાનો મત બાલાકોટના હવાઇ હુમલાઓ માટે સમર્પીત કરવાની અપીલ કરી હોવાનો આક્ષેપ થયો હતો ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે આદર્શ આચારસંહિતાના ભંગને લગતા બધા જ પડતર કેસો અંગે છઠ્ઠી મે સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ ચૂંટણી પંચને આપ્યો હતો

આ રજૂઆતના પગલે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો

શ્રી અરવિંદ કેજરીવાલે પ્રદેશ ભાજપના વડા મનોજ તિવારી સામે કરેલા કથિત વાંધાજનક ઉચ્ચારણો માટે તેમની સામે નોટિસ જારી કરીને આજના દિવસમાં નોટિસનો જવાબ આપવા પણ કેવાયું છે

જનહિતને ધ્યાનમાં રાખીને આચાર સંહિતામાં છુટ આપવામાં રાજ્ય સરકારના પ્રસ્તાવ ઉપર કોઇ મુશ્કેલી નથી તેમ ચૂંટણીપંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને જણાવ્યું હતું પંચે મતગણતરીની કામગીરી કરનાર કોઇપણ સરકારી કર્મચારીને મંત્રીઓ સાથે જવાની અનુમતી આપી નથી

વી એમ માં પડેલા મતની મેળવણી વી વી પેટ સાથે કરવા અંગે પોતે કરેલા હુકમુ પર ફેરવિચારનો ઇન્કાર કર્યો છે

સર્વોચ્ચ અદાલતે આઠમી એપ્રિલના ચુકાદામાં ચૂંટણી પંચને આદેશ કર્યો હતો કે પ્રત્યેક લોકસભા બેઠક હેઠળ આવતી દરેક ધારાસભા બેઠકના પાંચ મતદાન કેન્દ્ર પસંદ કરી ત્યાં પડેલા મતની મેળવણી વીવીપેટ સાથે કરવામાં આવે

સર્વોચ્ચ અદાલત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુધ્ધ અદાલતની અવમાનના કેસની પણ સુનાવણી હાથ ધરશે

રાહુલગાંધીએ રાફેલ કેસ બાબતના અદાલતના ચુકાદાને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સામે તેમને કરેલા નિવેદનમાં ખોટી રીતે જોડી દીધો હતો

સુશ્રી સ્વરાજે અપહરણ કરાયેલા પાંચ ભારતીયો બાબતે નાઇજીરીયા સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની પણ સૂચના આપી છે

આ સુધારા મુજબ સંસદીય ચૂંટણી લડતા દરેક ઉમેદવારે તેમની સામે થયેલા અને પડતર ફોજદારી કેસોની વિગતો આપવી ફરજીયાત બનાવવામાં આવ્યું છે આવા ઉમેદવારો અને તેમના પક્ષોએ પડતર કેસોની વિગતો જાહેર જનતાને મુદ્રીત અને વિજાણુ માધ્યમ વડે ત્રણ વખત જણાવી પડશે

ચિદમ્બરમનાં પુત્ર કાર્તિ ચિદમ્બરમને આ મહિનામાં અમેરિકા જર્મની અને સ્પેન જવાની મંજુરી આપી છે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પીઠે કાર્તિને પહેલાની શરતોનું પાલન કરવા સાથે વિદેશ યાત્રાની મંજૂરી આપી હતી

સાથે ભારત આવીને તપાસ કાર્યમાં સહકાર આપવાનું સોગંદનામું ભરવા પણ કહ્યું હતું કાર્તિના પિતા જ્યારે નાણામંત્રી હતા ત્યારે આઇ એન એક્સ

અને આજ સાંજ સુધીમાં ભુવનેશ્વરમાં વિજલી પુરવઠો શરૂ થઇ જશે

ગઇકાલે દિલ્હીમાં મળેલી દ્વિપક્ષીય વેપાર અંગેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

આ બેઠકમાં વેપાર ક્ષેત્રના પડતર મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરાઇ હતી

પી એલ ક્રિકેટ સ્પર્ધાની આજે ચેન્નાઇમાં રમાનારી પ્રથમ કવાલીફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે

આજની મેચમાં વિજય મેળવનારી ટીમ ફાઇનલમાં પહોંચશે જયારે હારનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે આવતીકાલે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે એલીમીનેટર મેચ રમાશે આજે રમાનારી ક્વાલીફાયર મેચમાં હારનારી ટીમ આવતીકાલની એલીમીનેટર મેચમાં વિજય મેળવનારી ટીમ સામે રમશે આગામી શુક્રવારે બીજી ક્વાલીફાયર મેચ રમાશે જ્યારે સ્પર્ધાની ફાઇનલ રવિવારે રમાશે